અને કેન્દ્રની એનડીએ સરકાર તેને સંસદમાં ચાલુ સત્રમાં પસાર કરવાની નેમ ધરાવે છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાના પગલે કેન્દ્ર સરકાર એસસી એસટી ધારાને નબળો પડવા દેશે નહિં અને જરૂર જણાય તો વધુ કડક ધારો ઘડશે

અગાઉ ગત એપ્રિલ માસમાં લોકસભાએ આ વિધેયકને મંજૂરી આપી હતી પણ રાજયસભાએ તેમાં સુધારા સૂચવીને ગયા વર્ષે ઓગસ્ટમાં આ વિધેયકને નિચલા ગ્રહને પાછૂં મોકલ્યું હતું આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતાં ટીએમસીના કલ્યાણ બેનરજીએ બંધારણીય સુધારા વિધેયકને આવકારતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ પંચ ઉપર યોગ્ય ધ્યાન આપવું જોઇએ અને પંચના અધ્યક્ષ અને સભ્યો ઓબીસી સમુદાયના હોય તે ઉપર ધ્યાન આપવું જોઇએ શ્રી બેનરજીએ ઓબીસી શિષ્યવ્રત્તિનો મુદ્દો ઉઠાવીને આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રની એનડીએ સરકારે શિષ્યવૃત્તિમાં ઘટાડો કર્યો છે બીજેડીના ભતુ ંહરિ મહતાબ અને ટીઆરએસના બી એન ગૌડે પણ વિધેયકને સમર્થન આપ્યું હતું ભાજપના નિત્યાનંદ રાયે ઓબીસી સમુદાયના હિતોની ઉપેક્ષા કરવાનો આક્ષેપ કોંગ્રેસ સામે કર્યો હતો તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસે આ વિધેયક મંજૂર કરવામાં સાથ આપવામાં વિલંબ કર્યો હતો

જયારે કચ્છમાં સૌથી ઓછા વરસાદને પગલે ડેમોની પરિસ્થિતિ તળિયા ઝાટક છે

ત્યારે કચ્છમાં અગાઉ પ્રમુખપદે રહી ચુકેલા શૈલેન્દ્રસિંહ જાડેજાના પુત્ર અને પદેશ યુવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ યર્જુવેદસિહ જાડેજાને સુકાન સોંપાય છે હાલમાં પણ તઓ યથ કોંગ્રેસના ઉપપ્રમુખ પદ અને જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ રહી ચુકયા છે

ત્યારે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મિઝલ્સ અને રૂબેલા અભિયાનની સમીક્ષા બેઠકને સંબોધતા ઓરી રૂબેલા નો રસો સામેની અફવાને પગલે લોકોને વધુ જાગત કરી રસીવિરોધી શંકાના સમાધાન માટે ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલકટરે પણ લોક સહયોગ માટે ખાસ અપીલ કરી હતી